તેમણે તમામ પાલિકા જીલ્લા વહીટવટીતંત્ર ગ્રામપંચાયતો અને હોદ્દેદારોને પ્લાસ્ટીકના કચરાના સંગ્રહ અને સંગ્રહની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે તેમણે કોર્પોરેટ સેકટરને તમામ સંગ્રહિત પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ અને બળતણમાં પરિવર્તન થઇ શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીએ માત્ર સેવાની ભાવના પર જ નહીં પરંતુ આંતરિક ખુશી માટે પણ ભાર મૂક્યો હતો જયારે સેવા પરમો ધર્મની ભાવના સાથે સેવા કાર્ય કરવામાં આવે ત્યારે અનહદ આનંદ પ્રાપ્ત થાય છે અને સેવાકાર્ય સાર્થક બને છે સપ્ટેમ્બર મહિનો આખા દેશમાં પોષણ અભિયાનને સમર્પિત છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંતુલિત અને પોષક ખોરાક બધા માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજાત શિશુઓ માટે આ માટે તેમણે સંસ્કૃત સુભાષિતનો પણ ઉલ્લેખ કર્યો હતો પોષણ અભિયાન અંતર્ગત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી પોષણને એક જન આંદોલન રૂપે પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે કુપોષણના પડકારોને પહોંચી વળવા નાખિકમાં મુદ્દીબર ધાન્ય જેવી નવીન અને રસપ્રદ પહેલનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે હવે એક જન આંદોલન બની ગયું છે આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરો લોકો પાસેથી પાક લણણીના સમય દરમ્યાન મુઠ્ઠીભર ચોખા અનાજ ભેગા કરે છે આ અનાજનો ઉપયોગ બાળકો અને સ્ત્રીઓ માટે ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે

જેને કોઇપણ જગ્યાએ અપનાવી શકાય છે આવતા ગુરૂવારે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે દેશભરમાં ફિટ ઇન્ડિયા દરેક નાગરિકે પોતાની તંદુરસ્તી વિશે સજાગ રહેવું જોઇએ શ્રી મોદીએ કહ્યું કે ડિસ્કવરી ચેનલમાં તેમના મેન વર્સિસ વાઇલ્ડ એપિસોડના પ્રસારણ પછી લોકો વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણ વિશે વાત કરી રહ્યા છે તેમણે આશા વ્યકત કરી કે આ ભારતની પરંપરાઓ અને પ્રકૃત્તિ પ્રત્યે સંવેદનાથી આખા વિશ્વને માહિતગાર કરશે તેમણે લોકોને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને ઇશાન ભારતના વન્યજીવન અને પ્રકૃત્તિ સાથે જોડાયેલ સ્થળોની મુલાકાત લેવા જણાવ્યું હતું

તેમ જણાવતાં આનંદ વ્યકત કર્યો હતો

આ એક નવું ભારત છે જયાં લક્ષ્યો શક્ય તેટલા ઝડપી સમયમાં પૂરા થાય છે પર્યાવરણ સંરક્ષણની વાત હવે કરૂણા સાથે જોડાવવાની છે

હાલ અત્યારે દેશ ચોમાસાની ઋતુનો આનંદ માણી રહ્યો છે અને તહેવારો તેમજ મેળાઓની ઉજવણી કરે છે ગઇકાલે જ ક્રષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઇ છે જે હંમેશા નવી તાજગી નવી પ્રેરણા લાવે છે શ્રી મોદીએ મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહન અર્થાત્ ભગવાન શ્રીક્રષ્ણના જીવન વચ્ચે સામ્યતાઓ દર્શાવ હતી આશુતોષ અંતાણી કુચ્છ દુર્ઘટના કચ્છ જિલ્લામાં ગઈકાલે જન્માષ્ટમી પર્વના સપરમા દિવસે જુદા જુદા માર્ગ અકસ્માતોમાં ત્રણ યુવકના મોત થયા છે ભચાઉ તાલુકાના આધોઈ ગામ પાસે પાપડીમાં બાઈક ખાબકતા બે યુવાનના જીવનદીપ બુઝાયા હતા જ્યારે મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી નજીક મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં એક યુવાનનું મોત થયું હતું